પ્રાદેશિક સમાયાર નિકિતા શાહ વાંચે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સામાજિક અંતર માટે લોકડાઉનનું પાલન કરવું એ કોરોના વાયરસ સામે લડવાની સૌથી પ્રભાવશાળી રીત છે રેલ્વેએ કોરોનાના લીધે દેશમાં અમલમાં મૂકાયેલ સંપૂર્ણ બંધ દરમ્યાન આવશ્યક ચીજ વસ્તુઓનુ પરીવહન કરવા ખાસ પાર્સલ ટ્રેનો ચલાવવાની શરૂઆત કરી છે

સૂત્રોના જણાવ્યુ મજુબ દરેક સમિતીમાં પ્રધાનમંત્રી કાર્યાલયના વરિષ્ઠ પ્રતિનીધી અને કેબીનેટ સેક્રેટરીના પ્રતિનીધી રહેશે આમ થવાથી કામગીરીમાં સંકલન સાધવુ સરળ બનશે સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આ સમિતિને જરૂરી આયોજન કરવાની તથા યોક્કસ સમયમાં તેના અમલીકરણની સત્તા અપાઇ છે મન કી બાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે આકાશવાણી પરથી પ્રસારીત થયેલા મન કી બાત કાર્યક્રમમાં કહ્યું કે સામાજિક અંતર માટે લોકડાઉનનું પાલન કરવું એ કોરોના વાયરસ સામે લડવાની સૌથી પ્રભાવશાળી રીત છે તેમણે કહ્યું કે તમામ લોકોએ પોતાનું અને પોતાના પરિવારનું રક્ષણ કરવાનું છે અને આગામી કેટલાથ દિવસો સુધી બધાએ ઘરની બહાર નફી નીકળવાની લક્ષમણરેખાનું પાલન કરવું પડશે

તેમણે ભારપૂર્વક જણાવ્યુ કે કોરોનાની વિરુધ્ધ લડાઇ જીવન અન મૃત્યુ વચ્ચેની છે અને આના માટે આ રીતે મજબુત ઉપાયોની મદદ લેવી પડી રહ્યી છે તેમણે વધુમાં કહયું છે કે કેટલાક લોકો કોરોના વાયરસની સ્થિતિની ગંભીરતા સમજી શકતા નથી તેથી લોકડાઉનનો ભંગ કરે છે

તે થોગ્ય બાબત નથી પ્રધાનમંત્રીએ કહ્યું કે કોરોના સામેના તબીબોનર્સો પેરામેડિકલ સ્ટાફ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે કેન્દ્ર શ્રમિકો કેન્દ્ર સરકારે બીજા રાજ્યોમાંથી રોજીરોટી મેળવવા આવેલા અને લોકડાઉનના કારણે પોતાના વતન તરફ પાછા ફરી રહેલા શ્રમિકો માટે સુવિધાવાળાં આશ્રયસ્થાનો ઊભા કરવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો છે

એવીજ રીતે ગૃહમંત્રાલયે ઉદ્યોગો દુકાનો સહિતના વેપારી એકમોને પોતાના શ્રમિકોને નિયત તારીખ કોઇપણ કપાત વગર પગાર યૂકવવાનો નિર્દેશ આપ્યો છે એવીજ રીતે માલિકોને એક મહિનાનું ભાડૂ શ્રમિકો પાસેથી નહી વસૂલવાનો આદેશ આપ્યો છે શ્રમિકોની મોટી સંખ્યામાં પોતાના વતન પાછા ફરવાના બનાવને લોકડાઉનના ભંગ સમાન ઓળખાવીને ગૃહમંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે લોકડાઉનના આવા કેસોમાં જિલ્લા મેજીસ્ટેટ્રો પોલીસ વડાઓને જવાબદાર ગણવામાં આવશે અગાઉ કેન્દ્ર સરકારે બધીજ રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના તંત્રોને તેમની સરહૃદ સીલ કરવાનો આદેશ આપ્યો હતો રેલ્વે ભારતીય રેલ્વેએ કોરોનાના લીધે દેશમાં અમલમાં મૂકાયેલ સંપૂર્ણ બંધ દરમ્યાન આવશ્યક ચીજ વસ્તુઓનુ પરીવહન કરવા ખાસ પાર્સલ ટ્રેનો ચલાવવાની શરૂઆત કરી છે પાર્સલ ટ્રેનોમાં ડેરી ઉત્પાદનો શાકભાજી ફળ જેવી આવશ્યક ચીજ વસ્તુઓ ઉપરાંત દવાઓ તબીબી ઉપકરણો અને માસ્ક જેવી આવશ્યક ચીજોનુ પરીવહન કરવામાં આવી રહ્યું છે

રાજ્ય ખેડૂત રાજ્ય સરકારે ખેડૂતો તથા કૃષિ ઉપજોના હિતમાં લોકડાઉનના સમયગાળામાં ખેડૂતોને છુટછાટ આપવાનો નિર્ણય લીધો છે આ નિર્ણય મુજબ રવિપાકની લણણીનો સમય હોવાથી પાકની કાપણી માટે થ્રેસર સહિતના સાધનો શ્રમિકો વાહનોની અવર જવરની છુટ અપાશે ત્યારબાદ પાકને ઘર કે ગોડાઉન સુધી લઇ જવાની છૂટ રહેશે આ ઉપરાંત બાગાયત પાકો અને ઉનાળુ પાકોના મર્યાદિત વિસ્તારોમાં પિયત તથા પાકની જાળવણી માટે જે તે ખેડૂતોને અવરજવરની છૂટ અપાશે ફળ અને શાકભાજીના ઉત્પાદનો ઝડપથી બગડતા હોવાથી નિર્ધારીત સમયમાં તેમને બજારમાં લઇ જવાની ખેડૂતોને મંજૂરી અપાશે

લોક ડાઉનની સ્થિતિમાં રાજયના નાગરીકોને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો નિથમિત મળી રહે તેવી પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે

અત્યાર સુધી કોરોનાના લીધે પાંચ વ્યકિતઓના નિધન થયા છે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ ગઇકાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે કોરોનાના નવા પાંચ કેસ અમદાવાદ સુરત રાજકોટ પોરબંદર અને ગીર સોમનાથ જીલ્લાઓમાં નોંધાયા છે

નવા વેન્ટીલેટર્સ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે

ગઇકાલે મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થીતીમાં મળેલી ઉચ્ય કક્ષાની બેઠકમાં આવી હોસ્પીટલો કાર્યરત કરવાની જવાબદારી અલગ અલગ અધિકારીઓને સોપવામાં આવી હતી

જયંતિ રવિએ કોરોનાથી થતા સંક્રમણની સાંકળને અટકાવવા વિદેશ પ્રવાસ કરીને રાજ્યમાં આવેલા નાગરિકોને સેલ્ફ ડિકલેરેશન કરવાની અપીલ કરી છે આ સમયે થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓને અગવડ ન પડે તે માટે રાજ્ય સરકારે રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી લોઠી સહિતની તમામ સુવિધા ઓન વ્હીલ પુરી પાડવાનું આયોજન કર્યુ છે

ગઇકાલે ગાંધીનગરમાં થોજાયેલી પત્રકાર પરીષદમાં શ્રી ઝા એ સોશિયલ મીડીયામાં અફવા ન ફેલાવવાની લોકોને અપીલ કરી હતી

દાન કોરોનાના સંક્રમણ માટેની લડાઇમાં સૌ કોઇ પોતાનું યોગદાન આપી રહ્યા છે